સમાચાર બુકુલા પરમાર વાંચ છે

તેમણે કહ્યું છે કે આ કાયદો દેશ માટે મહત્વપૂર્ણ છે તેઓ અટલ સ્મૃતિ પ્રવચનમાં ભાગ લેવા માટે ભોપાલ ગયા હતા દરમિયાન કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું હતું કે આ કાયદાથી પાકિસ્તાન અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના દલિત લઘુમતીઓને ન્યાય મળશે

ગઇકાલે શિમલામાં એક રેલીમાં સંબોધન કરતાં તેમણે વિરોધ પક્ષોને આ અધિનિયમની એકપણ એવી કલમ કે જેમાં કોઈનું પણ નાગરિકત્વ છીનવી લેવાની જોગવાઈ હોય તો તે બતાવવા પડકાર ફેંક્વો હતો શ્રી શાહે કહ્યું હતું કે ધર્મના નામે અત્યાચારથી પીડાતા પડોશી દેશોમાં લઘુમતીઓને નાગરિકત્વ આપવામાં આવ્યું છે તેમણે કહ્યું હતું કે નાગરિકતા સુધારો અધિનિયમ દ્વારા લઘુમતીઓની નાગરિકતા છીનવી લેવામાં આવશે તેવી કોંગ્રેસ અને અન્ય કેટલાંક પક્ષો અફવા ફેલાવી રહ્યા છે

ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ગૌતમ ગંભીરે ઉમેર્થં હતું કે જો એક અગ્રણી ખેલાડી સાથે આવું વર્તન કરવામાં આવતું હોથ તો કોઈ કલ્પી શકે છે કે પાકિસ્તાનમાં હિન્દુઓ શીખો અને અન્ય લધુમતીઓ સાથે કેવું વર્તન કરાતું હશે પાકિસ્તાનના જ ભૂતપૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તરે સૌ પહેલાં આ વાત છતી કરી હતી કે દાનીષ કનેરિયા હિન્દુ હોવાના લીધે તેની ટીમના કેટલાંક સાથી ખેલાડીઓ દ્વારા તેની સાથે ભેદભાવ કરાતો હતો હિન્દ હોવાના લીઘે કેટલાંક તો તેની સાથે બેસીને જમવામાં પણ આનાકાની કરતાં હતા દાનિષે અખ્તરના દાવાને સાચો ગણાવ્યું હતું પાકિસ્તાન વતી રમનારો દાનિષ અનિલ દલપત પછી બીજો હિન્દુ ખેલાડી છે

શ્રી રાવતે કહ્યું કે ભારતીય સશસ્ત્ર દળો ખૂબ જ શિસ્તબદ્વ અને બિનસાંપ્રદાયીક છે અને માનવતા અને શિષ્ટાયાર તેમનાચાલક બળ છે નવી દિલ્હી ખાતે યુદ્ધ સમયે માનવ અધિકારોના રક્ષણ વિષય પર માનવ અધિકાર પંચના નિવાસી તથા તબીબી અધિકારીઓને સંબોધન કરતાં તેમણે આ મુજબ જણાવ્યું હતું આતંકવાદ અને બળવા વિરોધી કાર્યવાહી વધારે પડકારજનક અને મુશ્કેલ બની હોવાનું નોંધતા શ્રી રાવતે કહ્યું કે સશસ્ત્ર દળો આતંકવાદી અને ઘુસણખોરોને ઓળખી તેમને જ લક્ષ્ય બનાવાય અને નિર્દોષ લોકોને નુકસાન ન થાય તેની કાળજી રાખે છે

ગઇકાલે પ્રકાશિત થયેલા અહેવાલમાં જણાવ્યું છે કે સરકાર દ્વારા જાહેર ક્ષેત્રની બેન્કોને ફરીથી મૂડીભંડોળ પુરૂં પડાતાં બેન્કીંગ ક્ષેત્રની કામગીરી વધુ સરળ બની છે જો કે વૈશ્વિક અથવા સ્થાનિક આર્થિક અનિશ્ચિતતા અને રાજકીય ગતિવિધિઓના કારણે અર્થતંત્ર સામે સંભવિત પડકારો નકારી શકાય નહીં આ અહેવાલમાં આર્થિક ક્ષેત્રનું નિયમન અને સંબંધિત વિકાસોના મુદ્દાઓ અંગે યર્ચા કરવામાં આવી છે અહેવાલ નોંધે છે કે વૈશ્વિક અર્થતંત્ર સામેની ઘણી અનિશ્ચિતતાઓના કારણે વિકાસદર ધીમો થયો છે આ ઉપરાંત સ્થાનિક અર્થતંત્રમાં માંગણી ઘટતાં વિકાસદર ઉપર અસર થઇ છે આ પરિસ્થિતિમાં પણ વર્તમાન આર્થિક ખાધ નિયંત્રણમાં છે અહેવાલમાં નોંધ્યું છે કે ભવિષ્યનિધિ નિયમન અને વિકાસ સત્તાતંત્ર દ્વારા વધુ નાગરિકોને ભવિષ્યનિધિ યોજના હેઠળ આવરી લેવાયા છે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

પ્રધાનમંત્રીએ લોકોને તેમના વિચારો જણાવવા કહ્યું છે

પ્રસ્તાવમાં જણાવવામાં આવ્યું છે કે દુનિયાના બધા ભાગોમાંથી પ્રતિનિધિઓની એક વિશેષ સમિતિ બનાવવામાં આવશે જે અપરાધના ઇરાદાથી સૂચના અને માહિતી તકનિકીનો ઉપયોગ રોકવાના ઉપાયોનો મુસદ્દો તૈયાર કરશે

આ ઠરાવમાં રખાઈન કચીન અને શાન રાજ્યોમાં રોહિંગ્યા અને બીજા લઘુમતી સમુદાયો સામે ધૃણા આચરવાના બનાવો રોકવા તત્કાળ પગલાં લેવાનો મ્યાન્માર સરકારને અનુરોધ પણ કરાયો છે મહાસભાના ઠરાવોનું પાલન કરવું કાયદેસર રીતે ફરજિયાત નથી પરંતુ વિશ્વભરનો અભિપ્રાય વ્યક્ત કરે છે બૌદ્ધોની બહ્મતીવાળા મ્યાન્મારમાં રોહિંગ્યા કુટુંબો ત્યાં પેઢીઓથી રહેતા હોવા છતાં તેમને બાંગ્લાદેશી મુસ્લિમો ગણવામાં આવે છે

આથી તેમને ફરવા ફરવાની આઝાદી કે પાયાના અધિકારોથી પણ વંચિત રખાઈ રહ્યા છે રાષ્ટ્રસંઘ ખાતેના મ્યાન્મારના પ્રતિનિધિ હાઉ ડો સુઆને કહ્યું હતું કે આ ઠરાવમાં રખાઈન પ્રાંતની જટીલ પરિસ્થિતિનો કોઈ ઉકેલ શોધવાનો પ્રયાસ કરાયો નથી

સવારે દિલ્હી હવાઈ મથકે ધુમ્મસને કારણે ખૂબ નજીકનું પણ જોઈ શકાતું નહીતું દિલ્હીના પ્રાદેશિક હવામાન વિભાગે આકાશવાણીને જણાવ્યા પ્રમાણે આ સ્થિતિ આવતીકાલે પણ યથાવત રહેવાની સંભાવના છે